તેમણે કહ્યું કે દેખાવોના નામે કોઈ પણ પ્રકારની હિંસા દેશ અને સમાજને નબળા બનાવે છે સંસદના કેન્રી ુથ કક્ષમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને તેઓ સંબોધી રહ્યા હતા શ્રી કોવિંદે કહ્યું કે ભારતના લોકોએ નવા ભારતના નિર્માણ માટે વર્તમાન સરકારને ચૂંટી કાઢી છે તેમણે કહ્યું કે વર્તમાન સરકાર સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ સુત્રને અનુસરી રહી છે રાષ્ટ્રનપતિએ સંસદના હિસ્સા બનેલા દરેક સભ્યે દેશના નાગરિકોની આશા આકાંક્ષાઓ સંતોષવા કામગીરી કરવાનો અને રાષ્ટ્રીચિય હિતોને અગ્રતા આપીને કાયદા ધડવાનો અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે પ્રથમ સાત મહિનામાં નવી સરકારે ત્રિપલ તલાક પ્રથા રદ્દ કરવા સહિત ઘણા નવા મહત્વના કાયદાઓ સંસદમાં ઘડ્યા હતા

સર્વોચ્ય અદાલતે રામ જન્મભૂમિ કેસમાં આપેલા ચુકાદા પછી દેશના નાગરિકોએ દાખવેલી પરિપક્વતાને શ્રી કોવિંદ બિરદાવી હતી તેમણે નાગરિકત્વ સુધારા ધારાને ઐતિહાસિક ધારો ગણાવ્યો રાષ્ર પતિએ છેલ્લા પોંચ વર્ષમાં કેન્સ સરેકાર દ્વારા કરાયેલી કામગીરી ની વિગતો આપી હતી

તેમણે કહ્યું કેગાય જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન આર્થિક વૃદ્ધિ દર ઘટીને સાડા ચાર ટકા રહ્યો છે વેપારક્ષેત્રની ખાદ્ય તેમાં વધુ દર્શાવી છે

આસતોષ અંતાણી અગત્યની જાહેરાત આવતીકાલે તારીખ પહેલી ફેબુઆરીએ લોકસભામાં રજ્ થનારા કેન્દ્રીય અંદાજપત્રને આવરી લેતું વિશેષ સમાચાર બુલેટિન આવતીકાલે સાંજે પાંચ અને પાંચ મિનિટે આકાશેવાણીનાં ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થશે અંદાજપંત્ર અંગેની અન્ય વિગતો સાંજે છ અને પેચીસ મીનીટે સ્થાનિક સમાચારમાં પ્રસારિત થશે

આ અંગે માહિતી આપતા જીલ્લા કલેકટર પ્રવીણ ડી કેએ જણાવ્યું હતું કે અલગ અલગ પ્રદેશનાં પ્રવાસન અને પ્રવાસન ક્ષેત્રે કરવાના થતા વિકાસ સહીતનાં મુદ્દે યોજાનારી આ પરિસદમાં દરેક પ્રદેશના પ્રવાસન મંત્રીઓ ઉપરાંત સચિવો ઉપસ્થિત રહેશે

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘર કરનારને ભારતીય દંડ સહિતા અન્વયે શિક્ષાને પાત્ર ઠરશે